મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ય ઘર્મગુરૂ ડો સૈયદના સાહેબના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી અને ગુજરાતની શાંતિ સમૃધ્યિ માટે તેમના આર્શીવાદ મેળવ્યા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા બેઠકના જીવંત પ્રસારણ માટે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ માંગણી કરી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઝારખંડ તથા બિહારના દ્રષ્ટાંત સાથે ગુજરાતમાં માંગ્યું જીવંત પ્રસારણ ગુજરાતમાં આવેલી તમામ લશ્કરી છાવણી ખાતે આજ રોજ વિજય દિવસની ઉજવણી

અત્રે ઉલ્લેખનીય છે કે હજીરા ખાતેનો આ પ્લાન્ટ કાર્યરત થવાથી વિદેશથી સ્ટીલની આયાત કરવી નહીં પડે અને પ્રધાનમંત્રી મેઇક ઇન ઇન્ડિયા ને વધુ વેગ મળશે સૂરત શહેરના દેવડી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ય ઘર્મગુરૂ ડો

સાથે તેમના આર્શીવાદ પણ મેળવ્યા હતા

ગુજરાત વિધાનસભા માં વિરોધપક્ષ ના નેતા પરેશ ધાનાણીએ માંગણી કરી છે કે વિધાનસભા સત્ર યાલતું હોથ ત્યારે તેની પ્રત્યેક બેઠક નું જીવંત પ્રસારણ થવું જોઈએ જેથી પ્રજા ગૃહ કેવી રીતે યાલે છે તે જાણી શકે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ને લખેલા પત્ર માં શ્રી ધાનાણી એ કહ્યું છે કે મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ઝારખંડ તથા બિહાર માં વિધાનસભા કાર્યવાહી નું જીવંત પ્રસારણ થાય છે તેવી રીતે ગુજરાત માં પણ થવું જોઈએ તેમણે પોતાની દલીલ વધુ આગળ ધપાવતા કહ્યું છે કે જીવંત પ્રસારણ થતું હોવાથી યૂંટાયેલો પ્રતિનિધિ પ્રજા ના પ્રશ્નો ઉઠાવવા માટે કોશિશ કરશે અને ગૃહ ની કાર્યવાહી નું સ્તર બહેતર બનશે

યુદ્ધ એકોતેર તરીકે ઇતિહાસ માં અમર સ્થાન પામેલી પાકિસ્તાન સામેની લડાઈ માં ભારતીય લશ્કરે દાખવેલા શૌર્યની નોંધ આખી દુનિયા એ લેવી પડી એવા વિજય સાથે બાંગલાદેશ નું સર્જન પણ જોડાયેલુ હતું આજ ના દિવસે પાકિસ્તાન તરફ થી જનરલ અમીર અબ્દલ્લા ખાન નીયાઝીએ પરાજય નો સ્વીકાર કરવા માટે પોતાનું અંગત હથિથાર લેફ્ટેનન્ટ જનરલ જગજીતસિંઘ અરોરાને અર્પણ કરી શરણાગતિ સ્વીકારી હતી

ધ્રાંગધ્રા ખાતે સ્થાથી થયેલા માજી સૈનિક બી

ઓઢવીયા તથા આર

શ્રોફ ને કેન્દ્રીય વિદ્યુત અને નવીનીકરણ મંત્રી શ્રી આર

સિંહ દ્વારા એનાયત કરવામાં આવ્યું

ઉંઝા શહેરમાં હાઇવેથી જોડતો પૂલ સીધો ઉમિયા માતાજીના મંદિર સુધી જોડતો પૂલ ખૂલ્લો મુકવામાં આવ્યો છે

ઉમિયા માતાજીના મંદિરથી ઉમાધામ સુધી દિવ્યાંગો સિનિયર સિટીઝન માટે સાત રીક્ષાઓ નિઃશુલ્ક લોકોને સેવામાં રહેશે એ થી એમસી ઉંઝા ખાતે પદયાત્રીઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરેલ છે

આ લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતાં મંત્રી શ્રી બયુભાઇ ખાબડે જણાવ્યું છે કે સરકારે ખેડૂતોને સિંચાઇના પાણીની વ્યવસ્થા કરી આપી છે અને તેની માવજત રાખવાનું કામ ખેડૂતોનું પણ છે